ફાનીના કારણે કેરળ આંધ્રપ્રદેશ તથા તમિલનાડુના દરિયાકાંઠા વિસ્તારોમાં આજે હળવોથી મધ્યમ વરસાદ થાય તેવી સંભાવના છે

જુદાં જુદાં રાજકીય પક્ષોના અગ્રણીઓ વિવિધ સ્થળે રેલી સભાઓ યોજી રહ્યાં છે

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મધ્યપ્રદેશના તિકમગઢ દામોહ તથા પન્નામાં જયારે બી એસ પી ના વડા માયાવતી ઉત્તરપ્રદેશમાં રેલીઓ યોજશે દરમિયાન લોકસભાની સાતમા અને આખરી તબક્કાની ચૂંટણી માટે ભરાયેલા ઉમેદવારીપત્રોની આજે ચકાસણી થશે

આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં પીવાના પાણી જળસંચય તેમજ સુજલામ સુફલામ અંગે ચર્ચા વિચારણા અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

માધ્યમિક શિ

તો ગાંધીધામ ખાતે ટ્રાન્સ પોર્ટ અને ડોક વર્કસ એચ એમ એસ કંડલા દ્વારા દર વર્ષ ની આ આંતરરાષ્ટ્રીય મજુર દિન એ ગુજરાત સ્થાપના દિન ઉજવણી સંદર્ભે રેલી કામદારો નું સ્નેફ મિલન અને સાજે મ્યુઝીકલ નાઈટ નું આયોજન કરવામાં આવેલ છે